તીડને કારણે ક ફજાર હેક્ટરમાં ખેતીવાડીને નુ કશાસ થયુ છે અને ત્યાં તમામ ખેડુતને એસ ડી

તો કેન્દ્રીય કૃષિ તથા ખેડુતોકલ્યાણ મંત્રી પરેષોત્તમં રૂપાલાએએ ગુજરાંતને હૈયા ધારણા આપી છે કે તીડનો સફાયો કરવા માટે કેન્દ્ર તરફથી પુરતી મદદ અપાશે જયપાલ મલાકા કચ્છના નાના રણમાં બજાણા પંથકમાં અડીને આવેલા ધુડખર અભ્યાણ્મી મુલાકાત લઈ રાજપાલ આચાર્ય દેવવ્રત જૈવિકતા સભર રણ વિસ્તારની વન્યજીવ સુ ષ્ટિથી વાકેફ થયા હતા બજાણા ખાતે આવેલ ઈન્ટર પ્રિટીશન સેન્ટરની પણ તેમણે મુલકાત લીધી હતી

પંડિતે સફેદ રણમાં જોવા મળતી જૈવિક વિવિધતાની માહિતી આપી હતી ધુડખર ઉપરાંત અહી જોવા મળતા યાયાવર પક્ષીઓ તથા અહી વસવાટ કરતા દૂર્લભ પ્રજાતિના પ્રાણીઓ અને લોકજીવનથી રાજ્યપાલશ્રી આયાર્યને માહિતગાર કરાયા હતા રાજ્યપાલશ્રીએ રણ વિસ્તારમાં આવેલ ટુંડી વેટલેન્ડની પણ મુલાકાત લીધી હતી જ્યાં અભ્યાસ અર્થે આવેલ વિધાર્થીઓ સાથે તેમણે વાર્તાલાપ કરી પ્રકૃતિ જાળવણીની એક શુભ વિયાર સાથે જીવન માર્ગ કંડારવા જણાવ્યુ હતું

પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરી શકાશે જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે

મારવી મોડેલ આધારીત આ યોજના ઘડવા માટે જે યાર સંસ્થાઓ દ્રારા રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અને ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં કામ હાથ ધરાયેલુ તેમાં કચ્છની એરિડ કોમ્યુ નિકેશન એન્ડ ટેકનોલોજી નામની સંસ્થાનો સંસ્થાનો સમાવેશ થાય છે પાણીની ફમેશા અછત ભોગવતા રાજસ્થાનમધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટકગુજરાત અને ઉત્તરપ્રદેશ જેવા અનિયમિત વરસાદ ધરાવતા છ રાજયો માટે અટલ ભુજલ યોજના શરૂ કરાઈ છે

યાલુ વર્ષે ચોમાસુ લંબાવવાની સાથે પાછોતરા વરસાદને લીધે ધોરડોના રણમાં દરિયા સમાન દશ્યો સર્જાયા હતા જેથી પ્રવાસીઓએ પોતાના બુકિંગો પણ કેન્સલ કર્યા હતા પરંતુ ઠંડીની પકડ મજબુત બનતા મીઠાનું સ્તર જામી રહ્યુ હોવાની સાથે સફેદ ચાદર પણ જોવા મળી રફી હોઈ પ્રવાસીઓના પ્રવાહમાં વધારો થતાં રણોત્સવની સાચી ચમક હવે દેખાવા લાગી છે